મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે લોકડાઉનની સ્થિતિમાં ખેડુતોને પિયત સિંચાઇ માટે બોરવેલના વાહનોને અવરજવરમાં છુટછાટ અપાશે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહયું છે કે રાજ્યના ચાર મહાનગરોમાં લોકડાઉનને

લોકડાઉનની પરિસ્થિતિમાં રાજયમાં વિદ્યાર્થીઓને રાજયની વિવિધ ટીવી ચેનલોના માધ્યમથી અભ્યાસ કરાવી શિક્ષણ સામગ્રી પહોયાડવામાં આવી હોવાનું જણાવતાં શિક્ષણ મંત્રી અમદાવાદ મોડેલ કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરનું કોરોના આરોગ્ય સારવાર મોડેલ અપનાવવા અન્ય શહેરોને અનુરોધ કર્યો છે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે આજે નવીદિલ્ફીમાં પત્રકારો સાથેની વાતયીતમા જણાવ્યું કે કેન્દ્રિય આરોગ્ય ટુકડી દ્વારા ગુજરાતમાં અમદાવાદ અને સુરતની મુલાકાત લેવામાં આવી હતી આ કેન્દ્રીય ટુકડીએ આપેલા અહેવાલમાં સુરત અને અમદાવાદમાં રાજથ સરકાર ધ્વારા લીધેલા ત્વરીત પગલાં અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની સરાહના કરી છે

અશ્વિની કુમાર મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે લોકડાઉનની સ્થિતિમાં ખેડ઼તોને પિથત સિંયાઇ માટે બોરવેલના વાહનોને અવરજવરમાં છુટછાટ અપાશે એક જીલ્લા કે તાલુકાથી બીજા જીલ્લા તાલુકામાં જવા આવવા કોઇ પાસ કે પરવાનગી લેવાની રહેશે નહી

શિવાનંદ ઝા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા એ જણાવ્યું કે રાજ્યના અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા મહાનગરીમાં લોકડાઉનને વધુ સઘન બનાવવામાં આવ્યું છે આ શહેરોમાં જીવન જરૂરીયાતની અને આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો ન ખોલવામાં આવે તે માટે પોલીસ ધ્વારા કડક ચેકીંગ કરાઇ રહયું છે

રાજ્ય પોલીસવડાએ જણાવ્યું કે રાજ્યના અમુક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો એકઠા થતાં હોવાનું ધ્યાને આવ્યું છે આવા તમામ વિસ્તારોમાં આ સમયગાળામાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની સૂચના અપાઈ છે

સુરત કેન્દ્રીય કોરોના ટીમ કોરોના વાયરસની વૈશ્વિક સંક્રમણ વચ્ચે સૂરત શહેરમાં પાંચ સભ્યોની કેન્દ્રીય ટીમ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે જેમાં આજે ભારત સરકારના કેન્દ્રીય ટીમના વડા અને જળશક્તિ મંત્રાલયના એડિશનલ સેકેટરીશ્રી જી

અશોમ કુમારે સમીક્ષા બેઠક યોજી હતી

સી

ની સુવિધાની માહિતી મેળવી હતી

આ ટીમે અમદાવાદ જીલ્લા વફીવટી તંત્ર દ્વારા દરેક ગામડામાં રચાયેલા ગ્રામ યોદ્વા સમિતિની પ્રશંસા કરી અને એ મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવા અંગે વિચાર વ્યક્ત કર્યો ગ્રામ ચોદ્વા સમિતિના કાર્ય અંગે વધુ માહિતી આપતા અમદાવાદ જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ આ મુજબ જણાવ્યું હતું

દેશ ના તમામ રાજ્યો ના શિક્ષણ મંત્રીઓ ની આજે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ માં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ રાજ્ય ની માહિતી આપતા આ મુજબ જણાવ્યુ હતું

લોકડાઉનની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શારીરીક માનસિક અને સામાજિક વિકાસ માટટે બાળકી તેમના ઘરમાં જ રહીને માતા પિતા કે પરીવારના અન્ય સભ્યો સાથે રહીને પરીવારનો માળો સલામત અને હુંફાળી કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ પ્રકારની શિક્ષણ સામગ્રી રોજે રોજ મોબાઇલ એપના માધ્યમથી પહોંચાડવામાં આવે છે વિજય નહેરા અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને દર્દીઓની સંખ્યાની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે જો કે આમ છતાં એકંદર સ્થિતિ પર યાંપતી નજર રાખવામા આવી રહી છે